પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ભારત પોતાના પડોશી પ્રથમ દ્રષ્ટિકોણની અંતર્ગત શ્રીલંકાને સંપૂર્ણ પ્રાથમિકતા આપે છે

જાણીતા પ્રાશ્વગાયક એસ

બાલા સુબ્રમણ્યમનું અંતિમ સંસ્કાર આજે ચેન્નાઇમાં રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યું

શ્રી મોદીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા એ સમયની જરૂરિયાત છે શ્રી મોદીએ પ્રશ્ન કર્યો હતો કે ભારતને સંયુક્ત રાષ્ટ્રના નિર્ણયની સંરચનાથી ક્યાં સુધી બહાર રાખવામાં આવશે કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં મહાસભાની બેઠક વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઇ છે શ્રી મોદીએ આ પ્રસંગે કોરોના રસી અંગે જણાવ્યું હતું કે

આપણી આકાંક્ષાઓ અને જરૂરીયાત મુજબનું ભવિષ્યનું રાષ્ટ્રસંઘ બહ્પક્ષીય વ્યવસ્થા પ્રત્યે પ્રતિબધ્ધતા અને અસરકારક રીતે સાથે મળીને કોવીડ સામેની લડત

આજે બપોરે મીડીયાને સંબોધિત કરતા વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ હિન્દ મહાસાગર ક્ષેત્રના અમિત નારંગે કહ્યું કે આ અનુદાન સહાયતાથી બંને દેશોના લોકોની વચ્ચે બૌદ્ધ ધર્મથી સંબંધિત ક્ષેત્રોમાં વ્યક્તિગત સ્તરે સંબંધ વધારવામાં મદદ મળશે શ્રી મોદી અને શ્રીલંકાના પ્રધાનમંત્રી રાજપક્ષાએ આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ભારત શ્રીલંકા દ્વિપક્ષીય શિખર બેઠકનું આયોજન કરવામાં આવ્યું બંને નેતાઓની વચ્ચે આ વાત પર સહમતી સધાઇ કે ભારત શ્રીલંકાથી પ્રથમ ઉડાનથી પવિત્ર બૌદ્ધ તીર્થસ્થળ કુશીનગર આવનારા શ્રદ્ધાળુઓની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે બૌદ્ધ તીર્થ યાત્રિકો માટે કુશીનગરના મહત્વને ધ્યાનમાં રાખતાં અહીં વિમાનીમથકને તાજેતરમાં મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય વિમાની મથકના રૂપે માન્યતા આપવામાં આવી છે

કોવિડ સંક્રમણની વચ્ચે આ કવાયત ખાસ સાવચેતીના પગલા સાથે થઇ રહી છે

પશ્ચિમી વિસ્તારનાં ફ્લેગ ઓફિસર કમાન્ડીંગ રીઅર એડમિરલ ક્રિષ્ના સ્વીમાનાથન ભારતીય નૌકાદળનું નેતૃત્વ કરશે આ કવાયતમાં સમુદ્રી નિરીક્ષણ માટે લાંબા અંતરની પીટીઆઇ વિમાન એકીકૃત હેલીકોપ્ટર અને યુદ્ધ વિમાનો પણ ભાગ લેશે

બાલાસુબ્રમણ્યમના અંતિમ સંસ્કાર આજે રાજકીય સન્માનની સાથે તામિલનાડુમાં ચેન્નાઇની પાસે આવેલા તિરૃવલ્લુર જિલ્લાના થમારાઇપક્કમમાં તેમના ફાર્મહાઉસ ઉપર કરવામાં આવ્યું

બાલા સુબ્રમણ્યમનું ગઇકાલે ચેન્નાઇની હોસ્પિટલમાં નિધન થયું હતું તેમને પાંચમી ઓગસ્ટે કોવિડની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ અને ફિલ્મી કલાકારોએ તેમના અંતિમ દર્શન કર્યાં પોલીસને ભીડને નિયંત્રણમાં લેવા માટે મુશ્કેલી વેઠવી પડી હતી તેમના પાર્થિવ શરીરને લઇ જઇ રહેલી વાનને ફાર્મહાઉસથી બહાર નીકળતા રસ્તાની બંને બાજુએ ઉભા રહેલા હજારો લોકોએ પુષ્પાંજલી અર્પણ કરી હતી થમારાઇપક્કમમાં ફાર્મહાઉસમાં તેમના પુત્ર એસ બી પી

જેના ગાયક છે શ્રીલંકાના કલાકારો